રાષ્ટ્રીયોય એકતા દિવસનો રાજયકક્ષાનો મુખ્ય સમારોહ અમદાવાદમાં યોજાશે તેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી એકતા દોડને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે સાંસદો અને રાજયસ્તરના મંત્રીઓ પણ તેમના જિલ્લામાં આયોજીત એકતા દોડને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે રાષ્ટ્રીમીય એકતા દિવસનો રાષ્ટ્રીતાય કક્ષાનો મુખ્ય સમારોહ કેવડિયા ખાતે યોજાશે જેમાં પ્રધાનમંત્રી નરેન્યે મોદી લોખંડી પુરૂષ સરદાર પટેલની પ્રતિમાને શ્રધ્ધાંજલી અર્પણ કરશે તેઓ કેવડિયામાં જુદી જુદી યોજાનાઓનુ અનાવરણ પણ કરશે શ્રી મોદી કેવડિયામાં ટેંટ સિટીમાં સિવિલ સેવા પ્રોબેશનરના તાલીમ સત્રમાં પણ સંબોધન કરશે

ભાઇબીજ દિવાળીના ઉલ્લાસભેર ચાલી રહેલા પર્વમાં આજે ભાઇ બીજની ઉજવણી થઇ રહી છે આજના દિવસે બહેનો ભાઇની સલામતી અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઇ પણ બહેનને ઘરે જઇ તેના હાથનું ભોજન જમી આશીર્વાદ મેળવે છે અને શકિત અનુસાર ભેટ આપે છે લોકવાયકા મુજબ યમુનાજી યમરાજના નાના બહેન છે યમરાજે આજના દિવસે યમુનાજીના ઘરે ભોજન માટે ગયા હતા અને આજના દિવસે જે કોઇ યમુના નદીના જળમાં સ્નાન કરશે તેને દિર્ધઆયુષ્ય મળશે તેવા આશીર્વાદ આપ્યા હતા એટલે જ ભાઇબીજનો દિવસ યમુના સ્નાનનો દિવસ પણ કહેવાય છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાયજી મંદિરમાં બેસતા વર્ષના દિવસે ભવ્ય અન્નફ્રટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો

તે બાદ અન્નફૂટની મહાઆરતી બાદ પ્રસાદ લૂંટવામાં આવે છે એવી માન્યતા છે કે આ પ્રસાદ આરોગવાથી આખું વર્ષ નિરોગી રહેવાય છે જેને લઇ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રસાદ લૂંટવા આવે છે

જે મુજબ સવારે મંદિરમાં પ્રતીકાત્મક ગોવર્ધન પૂજા કરવામાં આવે છે ત્યારબાદ તે હેતુને સાર્થક કરવા અન્નફૂટ ઉત્સવ કરવામાં આવે છે

આ ઉજવણી સહકારી સંસ્થાઓના સામૂહિક પ્રયાસથી કરવામાં આવશે

મહેસાણા શહેરમાં ઘણી બધી દુકાનો બંધ જોવા મળી હતી હવે લાભપાંચમ ના દિવસથી બજાર ખુલશે શહેરનુ માર્કેટથાર્ડ પણ બંધ રહ્યુ હતુ ઘણા લોકો રજાઓ હોવાથી નજીકના સ્થળોએ પગપાળા સંઘ લઇને જતા પણ જોવા મળી રહ્યા હતા જિલ્લાના વિસનગર ઊંઝા વિજાપુરના બજારમાં દુકાનો બંધ જોવા મળી હતી

પોલીસે આ અંગે વધુ તાપાસ હાથ ધરી છે